મતગણતરીના સ્થળે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે

કેટલાક માધ્યમોમાં આવેલા અહેવાલો સંદર્ભમાં ચ્રંટણીપંચે આ સ્પષ્ટતા કરી છે અને તેને સંપૂર્ણપક્ષે જૂઠા અને પાયાવિનાના ગણાવ્યા છે એક નિવેદનમાં ચૂંટક્ષીપંચે જણાવ્યું છે કે ચૂંટણીનું મતદાન પૂરૂં થયા બાદ તમામ વોટીંગ મશીન અને વીવીપેટ સ્ટ્રોંગરૂમમાં સપ્ન સલામતિ હેઠળ રાખવામાં આવતા હોય છે આ તમામ મશીનને બે તાળાં તથા સીલ લગાવવામાં આવે છે આ સમયે ઉમેદવાર અને નાગરિક હાજર હોય છે સમગ્ર સ્ટ્રોંગરૂમ પરિસર વિડિયોથી આવરી લીધું હોય છે અને સંપૂર્ણ મતગણતરી પૂરી થાય ત્યાં સુધી સીસીટીવી હેઠળ કાર્યવાહી થાય છે

આ ઉપરાંત ઉમેદવાર દ્વારા સૂચવેલા પોલીંગ એજન્ટ તકેદારી માટે ત્યાં હાજર રહે છે પંચે જણાવ્યું છે કે વોટીંગ મશીનને લગતી ફરિયાદો માટે કંટ્રોલરૂમ આવતીકાલથી શરૂ કરાશે

જે મતગજ઼તરી પૂરી થાય ત્યાં સુધી કામ કરશે મતગઙાતરીના દિવસે સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવે છે અને ઉમેદવાર પોલીંગ એજન્ટ અને નિરીક્ષકની હાજરીમાં વીડીયોગ્રાફી હેઠળ ખુલે છે

મતગણતરીના સ્થળે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે

મતગુજ્ઞતરી મથકે સલામતી તેમજ કાયદાનું પાલન કરાવવા માટે ઉ સ્તરમાં પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે

મતગણતરી સ્થળના મુખ્ય દ્વાર પર હથિયારધારી સ્ટેટ પોલીસ દ્વારા દરેક વ્યક્તિની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે

જેથી મતદાન ગણતરી મથકમાં કોઇ પણ વ્યક્તિ મોબાઇલ ફોન કે અન્ય અનધિકૃત વસ્તુ સાથે પ્રવેશી શકશે નહીં

મતગણતરી વીવીપેટની સ્લીપની ગણતરી ચૂંટણી અધિકારી દ્વારા નિયમ પદ્દ ઘ ની જોગવાઇ હેઠળ નક્કી કરેલ મતદાન મથકોની વીવીપેટ સ્લીપની ગજ઼તરી તથા દરેક વિધાનસભા મત વિસ્તારના ડ્રો દ્વારા પસંદ કરેલા પાંચ મતદાન મથકોના વીવીપેટ સ્લીપની ગણતરી એક ક્રમમાં એક પછી એક વીવીપેટની સ્લીપની ગણતરી કરવામાં આવશે આ ગણતરી સંબંધિત વિધાનસભા મત વિસ્તારના મત ગણતરી હોલમાં તૈયાર કરવામાં આવેલ વીવીપેટ કાઉન્ટીંગ બુથ પર કરવામાં આવશે

ટપાલ મતપત્રોની ગણતરી ચાલ્ હશે તો પણ ઇવીએમની ગણતરીના છેલ્લા બે રાઉન્ડની ગણતરી રોકવામાં આવશે નહીં અને ઈવીએમની ગણતરી પૂરી કરવામાં આવશે

આ એવી બેઠક છે જેની મતગણતરી ભૌગોલિક રીતે દ્રર એવા બે સ્થળ દમણ અને દિવ ખાતે યોજાશે

તો દિવ ટાપુ ખાતે ખોલાયેલા મતગણતરી કેન્દ્રમાં આઠ કાઉન્ટીંગ ટેબલ રખાયા છે અને ત્યાં સાત રાઉન્ડમાં ગણતરી થવાનો અંગાજ છે વ્ધુ એક કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીની લોકસભા બેઠકની મતગણતરી સિલવાસા નજીક કરાડ ખાતે પોલીટેકનીક કોલેજ ખાતે યોજાવાની છે

ડી ડિસ્પ્લે સ્કિન લગાવાશે

કોસ્ટગાર્ડનું જહાજ પોતાની તરફ આવતું જોઇ ભાગવા માંડેલી અલમદીના બોટના ખલાસીઓ દ્વારા ડ્રગ્ઝના ઘણા પેકેટ દરિયામાં પધરાવી દેવાયા હતા પરંતુ છેવટે તેમણે કોસ્ટગાર્ડની સશસ્ત્ર ટુકડી સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી

અલમદિના બોટ અને તેના ખલાસીઓને પૃછપરછ માટે જખૌ લવાઇ રહ્યાં છે

એસ

શૈક્ષણિક કારકિર્દીનો પહેલો ઉંબરો ગણાતી આ પરીક્ષામાં સફળ રહેલા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અભિનંદન પાઠવ્યા છે

મુખ્યમંત્રી વિજય રૂપાલીએ મૃતકોના પરીવારને બે બે લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે

ઉમરેઠ તાલુકાના પ્રતાપ્પુરા ગામમાં ડૂબી જવાથી પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યાં છે

આણંદ જિલ્લાના જ આકલાંવ તાલુકા કહાનવાડી ગામના લોલપુરા ખાતે આજે યુવાનનું કરંટ લાગવાથી મોત થયું છે

અંજુ નરશી લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ માટે સર્જક શ્રી કરસનદાસ લુહારની પસંદગી કરાઈ છે